હિન્દીમાં કાર્યક્રમ પૂરો થતાં તરત જ તેનો પ્રાદેશિક ભાષ્માં ભોલાનુવાદ પ્રસ્તૂત કરવામાં આવશે જેનું પુનઃપ્રસારણ આકાશવાણી પરથી રાત્રિના આઠ વાગ્યે કરવામાં આવેશે

આંતરરાજ્ય અને શહેર બહાર મુસાફરીની મંજૂરી આપવામાં આવશે

આશ્રુતોષ અંતાણી રાજ્યઃ પાસા સુધારોઃ ગુજરાતની શાંત સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતોથી આગળ ધપાવવાની નેમ સાથે પાસા કાયદામાં મહત્ત્વના સુધારા કરવાનો નિર્ણથ રાજ્ય સરકારે કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે પ્રવર્તમાન સાયબર ટેક્નોલોજીને લગતા ગુનાઓ સહિત જાતિય સતામણી જૈવા ગુનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા એક્ટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત શિક્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં મૂકવામાં આવશે

જ્યારે ગાંધીધામમાં સાત અંજારમાં ચાર ભયાઉમાં ત્રણ અને મુન્દ્રમાં એક પોઝિટિવ કેસ નોંધાયા ઓશુ તોષે અંતાણી મહોરમઃ સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં પણ મુસ્લિમ સમાજ દ્વારા આજે મહોરમ પૂરી ધાર્મિક શ્રદ્વા સાથે મનાવવામાં આવશે જો કે આ વ્યખતે ક્રીરોનાની મેહામારીની પરિસ્થિતિના કારણે લોકોને પોતાના ઘરે રહીને જ ઈબાદત કરવા અનુરીધ કરવામાં આવ્યો છે

પટેલનું ગઈકાલે અવસાન થયું છે

નખેત્રાણા ગ્રામ વિકાસ મંડળના માજી સ્થાપક પ્રમુખ ડોક્ટર પી જી પટેલ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન નખત્રાણા શાખાના પ્રમુખ તેમજ દેવાશિષ ટ્રસ્ટ હોસ્પિટઇ નખત્રાણાના ટ્રસ્ટી પણ રહી યૂક્યા હતા ઉપરાંત તેઓ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા તેમના દઃખદ અવસાનથી પાટીદાર સમાજ ઉપરાંત સમગ્ર નખત્રાણા પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે આશુતોષ અંતાણી વરસાદઃ આગાહીઃ હવામાન વીભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર બંગાળના અખાતમાં સર્જાયેલાં હવાના હળવા દબાણના કારણે આગામી બે ત્રણ દિવસ કચ્છ સહિત રાજ્યમાં કેટલાક સ્થળોએ ફળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ થવાની સંભાવના છે